અન્ય એક આરોપી વિશાલને અદાલતે છોડી મૂક્યો છે

તેઓ ક્ર ષિ અને ગ્રામીજાવિકાસ ક્ષેત્રના પ્રતિનિધિઓને મળશે તથા બાદમાં ઉદ્યોગ અને વેપાર સંગઠનોના પ્રતિનિધિઓને મળશે

દૂર હવાના ઉંડા દબાજ્ઞનો પટ્ટો રચાયો છે જે વાવાઝોડામાં બદલાઇને સૌરાષ્ટ્રના કાંઠે બારમી અને તેરમી જુનના રોજ ભારે વરસાદ સાથે ત્રાટકી શકે છે હવામાન ખાતાના નિયામક જયંત સરકારના જણાવ્યા પ્રમાણે બારમી તારીખે સાંજથી વાવાઝોડાની અસર વર્તાવી શરૂ થશે અને તેરમી તારીખે ભારે ગતિએ પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌ રાષ્ટ્રના તમામ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે તો મધદરિયે ગયેલા માછીમારોને કિનારે પાછા ફરવાની ચેતવજ્ઞી પહોંચાડતા સંદેશા વહેતા મુકવામાં આવ્યા છે દરિયો ગાંડોતૂર બને તેવા સંજોગ ઉભા થઇ રહ્યા હોવાથી કાંઠાથી દૂર રહેવા સૌને ચેતવણી અપાઇ છે

તો કોસ્ટગાર્ડ એનડીઆરએફ આર્મીને પણ સજ્જ રહેવા જણાવ્યું હતું સાથે જ દરિથામાં ગયેલા માછીમારીને પરત બોલાવવા સંદેશ આપી દેવામાં આવ્યા છે અને તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે વિરલ રાણા તંત્ર સાબદું કચ્છ દરમ્યાન કચ્છમાં વાવાઝોડાની અસર થાય તો સાવચેત રહેવા જીલ્લા કલેકટર રેમ્યા મોહને કાંઠાળ વિસ્તારના અધિકારીઓને તાકીદ કરી હતી શક્યતા ઓછી હોવા છતાં ક્યાય કચાશ રાખશે નહિ અબડાસા માંડવી મુન્દ્રા વિભાગના પ્રાંત અધિકારી પોલીસ તંત્રને સાબદા કરી દેવાયા છે ભુજના હવામાન શાસ્ત્રી રાકેશ કુમારે આ સિસ્ટમથી ચોમાસાને બહ્ અસર નહિ થાય તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે

આ કાર્યક્રમમાં બાળમજૂરી પ્રથા નાબૂદી અંગે લોકોમાં જનજાગૃતિ માટેના કાર્યક્રમ યોજાશે

માં ભાગ લીધો હોય તો તેની વિગતો અને તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ વાલીની સંમતિપત્ર સાથેની સંપૂર્ણ વિગતો દર્શાવતી અરજી આગામી તા